કેન્દ્રિયમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ગરીબ વર્ગ માટે સામાજીક સુરક્ષા અને લ આરોગ્યની સેવાઓ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઉલ્લેખનીય કામગીરી કરી છે સોલાર રૂફટોપનો વ્યાપ જન જન સુધી વિસ્તારી સ્વચ્છ સસ્તી અને સાતત્યપૂર્ણ વીજળી વ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી સ વિજયભાઇ રૂપાણીએ કહ્યું છે કે સૌરાષ્ટ્રની સુકાતી ખેતી માટે સૌની યોજના આશીર્વાદરૂપ બની છે

મોદી સરકારની સો દિવસની કામગીરીનું રિપોર્ટ કાર્ડ આપવાના હેતુથી ભુવનેશ્વરમાં એક પત્રકાર પરિષદમાં શ્રી માંડવિયાએ આ પ્રમાણે જણાવ્યું હતું

સૌરભભાઇ પટેલ ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે કહ્યું છે કે સોલાર રૂફટોપનો વ્યાપ જન જન સુધી વિસ્તારી સ્વચ્છ સસ્તી અને સાતત્યપૂર્ણ વીજળી આપવા રાજ્યસરકાર પ્રતિબદ્ધ છે રાજ્યમાં આ વર્ષે બે લાખ કુટુંબોને સોલાર રૂફટોપ થોજનામાં આવરી લેવાશે

રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રત શપથ લેવડાવશે

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે જા સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી અને વીજળી નિયમિત મળી રહે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં છે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે સૌથી વધુ ટપક સિંચાઇ પદ્ધતિનો લાભ લઇ ઉગામેડી ગામના ખેડૂતોએ પ્રગતિશીલ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે

ગઢડાના જળજીલણી મહોત્સવના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રીએ ઠાકોરજીની પાલખીનું પ્રસ્થાન કરાવ્યું હતું તથા હરતું ફરતું આયુર્વેદિક દવાખાનાનું ઉદ્દઘાટન કર્યું હતું

આ યોજના હેઠળ મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ તેમજ ભિલોડા તાલુકાઓમાં સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી રહી છે દર મહિનાની નવ તારીખે તમામ સગર્ભા માતાઓની તપાસ કરી વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે લાભાર્થી સગર્ભા માતાઓએ તેઓનો પ્રતિભાવ આ મુજબ આપ્યો

દરિયાના મોજા હવામાં ઉંચા ઉછળશે જેથી માછીમારોને દરિથો ન ખેડવાની સલાહ હવામાન વિભાગે આપી છે વલસાડ તાલુકામાં આજે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ધરમપુર તાલુકામાં અઢી ઇંચ વરસાદ થયો છે

સમગ્ર ડાંગ જિલ્લામાં આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અંબિકા પૂર્ણ ખાપરી અને ગિરા નદીઓમાં પાણીની આવક થતા બંને કાંઠે વહી રહી છે સમગ્ર ડાંગમાં નદી નાળા છલકાઇ ગયા છે

ખાંભા પંથકમાં ડેડાણ ગામે એક કલાકમાં બે છંચ વરસાદ પડતા મુખ્ય બજારોમાં પાણી ફરી વબ્યા છે સૌથી વધુ છ ઇંચ વરસાદ અમરેલી જિલ્લાના ખાંભામાં થયો છે તો ચીખલી અને ભાવનગરમાં યાર ઇંચ વાપી વલસાડ લીલીયા અને વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થથો છે આ ઉપરાંત પોરબંદર જામકંડોરણા નખત્રાણા ખેરગામ સિલવાસામાં ત્રણ ઇંચ વરસાદ થયો છે

ભરૂચ જિલ્લા કલેકટર એમ